અન્ય બે તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે મધ્યપ્રદેશના સાગર તથા ગ્વાલીયરમાં યોજાનારી સભામાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમિત શાહ હરિયાણા અને પંજાબમાં જાહેર સભાઓ યોજશે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

રાજ્યમાં મીઠુ પાણી પૂરૂ પાડતાં ટ્યૂબવેલ વિસ્તારોમાં ચોમાસા સુધી વધુ વીજ પૂરવઠો આપવાનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે અનુરોધ કર્યો છે

તેમણે જણાવ્યું કે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓએ તેમના જિલ્લામાં બેઠકો યોજીને પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તે પ્રમાણે તંત્ર દ્વારા પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને પીવાના પાણીના પ્રશ્રોની જાણકારી મેળવી હતી અને તે પછી પાણી પુરવઠા બોર્ડ વીજ નિગમ પ્રાંત અધિકારીઓ સાથે વિમર્શ કરીને ચોમાસા સુધી પીવાના પાણીની મુશ્કેલીઓ ન ઉદ્દભવે તે માટે લેવાના પગલાં અને તકેદારીઓનું માર્ગદર્શન આપ્યુ હતું તેમણે લોકોને ઝડપથી અને પૂરતું પાણી મળે તે માટેના ટૂંકાગાળાના પગલાં તાત્કાલિક લેવા અનુરોધ કર્યો હતો નાયબ મુખ્યમંત્રીશ્રીએ વીજ નિગમને મીઠું પાણી પૂરું પાડતા ટ્યુબવેલ્સના વિસ્તારોમાં ચોમાસા સુધી આઠને બદલે વધુ કલાકો સુધી વીજ પુરવઠો આપવાનું તાત્કાલીક આયોજન કરવા જણાવ્યુ હતું તેમણે પાણીની ગુણવત્તાની સમસ્યા હોય તેવા વિસ્તારોને જરૂર પડ્યે ટેન્કર્સ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવા સૂચન કર્યુ હતું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

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાના કારણે સર્જાયેલી તબાહીમાંથી બચાવ અને રાહત કામગીરીમાં સહાયરૂપ થવા રૂપિયા પાંચ કરોડની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે

રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નહતો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધારે હતું

જ્યારે દીવ દમણ દાદરા નગર હવેલી સહિત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન સુક્ રહેશે પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સુરત વડોદરા સેક્શનમાં ચાર કલાકના બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયા છે તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ થઈ છે રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ આજે જામનગરથી ઉપડતી જામનગર સુરત ઇન્ટરસીટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જ જશે તેમજ સુરત જામનગર ઇન્ટરસીટી એક્સપ્રેસ અમદાવાદથી જામનગર સુધી જ જશે આમ સુરત અમદાવાદ વચ્ચેની ટ્રેન આંશિક રીતે રદ ગણાશે